પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

કોવિડ અનુરૂપ વર્તણૂક માટે સરકારે બહાર પાડેલી તમામ સૂયના અને સાવચેતીનું યુસ્ત પાલન કરવાની તજવીજ સ્ટેચ્યું ઓફ યુનિટી પરિસર ખાતે હાથ ધરવામાં આવી છે માત્ર ઓનલાઈન બુકિંગ કરનારને જ પ્રવેશ મળશે અને કેવડીયા ખાતે ટિકિટ નું વેચાણ કરશે નહીં

વેબીનાર માધ્યમથી યોજાયેલી વેધર વોંચ ગૃપની બેઠકમાં હવામાન ખાતા દ્વારા આ માહિતી અપાઈ હોવાનું તેમણે ઉમેર્યું છે

તેમણે આણંદમાં ગટરના ગંદા પાણીના શુદ્ધિકરણ માટેના બે એસ

પ્લાન્ટ તથા આશ્રય વિનાના ગરીબોને રહેવા માટેના શેલ્ટર હોમને ઈ લોકાર્પણ વડે ખુલ્લા મૂક્યા હતા આ પ્રસંગે શ્રી રૂપાણીએ પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ અટલબિફારી બાજપેથીની પ્રતિમાનું ઇ અનાવરણ પણ કર્યું હતું અને જણાવ્યુ હતું કે અટલજીનું રાષ્ટ્ર સમર્પિત જીવન આજની યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે

સિલવાસા ખાતે પત્રકારો સમક્ષ આ જાહેરાત કરતાં શ્રી ડેલકરે કહ્યું હતું કે જદયુ ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિશ કુમાર સાથે ટેલિફોન પર લાંબી વાતયીતના અંતે તેમણે જદયુમાં જોડાવાનો નિર્ણય લીધો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે કોંગ્રેસમાં સદાય રહેલા મોહન ડેલકરે સાત વખત લોકસભા ચૂંટણી જીતી છે અને છેલ્લી યૂંટણીમાં કોંગ્રેસ માથી રાજીનામું આપી તેઓ અપક્ષ ઊભા રહ્યા હતા અને ચૂંટાઈ ગથા હતા ભાજપમાં જોડાયા મહીસાગર જીલ્લાના ઠાકોર સમાજ સહિત જુદા જુદા સમાજના સ્થાનિક આગેવાનો આજે ભાજપમાં જોડાવા માટે કોબા ખાતે આવેલા ભાજપ પ્રદેશ કાર્યાલય જોડાયા હતા જ્યાં ગુજરાત ભાજપના સુકાની સી

પાટીલ અને નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગરના સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

જયારે બે દર્દીઓના મોત નીપજયા છે છોટા ઉદેપુરમાં પાંચ કેસ નોધયા અને યાર દર્દીઓને રજા આપવામાં આવી મહીસાગર જિલ્લામાં નવ નવા કેસ જયારે સાત દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી નર્મદા જિલ્લામાં એક નવો કેસ નોધાયો છે રાજકોટમાં બપોરે બાર વાગ્યા સુધીમાં અઠાવીસ નવા કેસ નોંધાયા છે કોવિડ વિજય રથનું ભ્રમણ કોવિડ વિજય રથનું ભ્રમણ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા જિલ્લા બાદ હવે અરવલ્લી જિલ્લામાં યાલી રહ્યું છે ક્રીવિડ વિજય રથને ગ્રામીણ વિસ્તારમાં સારી પ્રતિસાદ મળી રહ્યો છે સાબરકાંઠા બાદ કોવિડ વિજય રથ ગાંધીનગર જિલ્લામાં પ્રવેશ કરશે

રથમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલ યે પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે

તેમણે જણાવ્યુ છે કે કૌમૂદીબહેને પોતાના મધૂર સ્વરથી ગુજરાતી રચનાઓને ઘેર ઘેર ગૂંજતી કરી હતી અને તેમનું આ થોગદાન ગુજરાતી સુગમ સંગીતમાં દીર્ઘકાલિન બની રહેશે તેમણે સદ્દગતના પરિવારજનોને ગુજરાત વતી સાંત્વના પાઠવી છે

સખી મંડળની બહેનોને સ્વરોજગારી આપવા માટેનો આ પ્રચોગ ખાસ્સી પ્રશંસા પામ્યો છો ઈડરીયા ગઢ પર્વતારોહણ ઈડરીયા ગઢનો પર્વત સર કરવા માંગતા યુવક યુવતી માટે સાહસિક પ્રવૃતિનું આયોજન સાબરકાંઠા જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા યાલી રહ્યું છે ઇડરિથા ગઢ ખાતે પર્વતારોહણ તાલીમ શિબીર પ્રતિ શનિવાર રવિવારના રોજ રાખવામા આવે છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે આઠ વર્ષથી વધુ ઉંમર ધરાવતા યુવક યુવતી ઈડરિયો ગઢ સર કરવાનો રોમાંય લઈ શકે છે

નવરાત્રી પૂર્ણ થયેથી મંદિર નિયમિતપણે દર્શન માટે ખુલ્લું મૂકાશે પાવાગઢ મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે મંદિર સમિતિએ જણાવ્યુ છે કે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોઇ કોવિડ ફેલાવવાની શકયતા વધી જતી હોયછે જેથી કોરોનાની ગંભીરતાને ધ્યાને લઇ મંદિર સમિતિએ આ નિર્ણય લીધો છે